પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે

યોગ દિવસ આયોજનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશ સાથે શરૂ થઇ ટીવી પર આવેલા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે થોગ લોકોને સંગઠિત કરે છે અને વૈશ્વિક ભાઇચારાનો સંદેશ આપે છે તેમણે કહ્યું કે યોગ એકતાની શક્તિ સ્વરૂપે બહાર આવ્યું છે યોગ કોઇનાથી ભેદભાવ નથી કરતો અને રંગ સ્ત્રી પુરુષ ધર્મ અને દેશની વિભિન્નતાના તમામ અંતરોથી ઉપર છે શ્રી મોદીએ કહ્યું કે યોગ ધરતીને સ્વસ્થ અને સુરક્ષિત સ્થળ બનાવવાની દિશામાં સશક્ત પ્રયાસ છે આ આપણી શ્વાસ પ્રણાલી અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે

તેમણે કહ્યું કે પરિવારના સભ્યોની સાથે યોગ કરવાથી પૂરી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે તેમણે લોકોને યોગને એક દૈનિક દિનચર્યાના સ્વરૂપે અપનાવવાની અપીલ કરી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે એક ટ્વીટ સંદેશામાં તેમણે જણાવ્યું કે યોગ વિજ્ઞાન એ આખા વિશ્વને ભારત દ્વારા અપાયેલ અમૂલ્ય ભેટ છે

વૈંકયા નાયડુએ જણાવ્યું છે કે યોગ વ્યક્તિની શારિરીક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે આ એક વિજ્ઞાન છે જે શાંતિ અને સુમેળ પર ભાર મૂકે છે

તદનુસાર મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પણ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનના પ્રાંગણમાં શ્રીમતી અંજલિબહેન રૂપાણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી સાથે સવારે યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ કરીશું કોરોનાને હરાવીશું અભિયાનને સાડા છ કરોડ ગુજરાતીઓએ પ્રતિસાદ આપ્યો છે તે માટે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ યોગ અભિયાન એ ખરા અર્થમાં જન અભિયાન બની ગયું છે યોગએ સર્વાંગી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટેનું સાધન છે ત્યારે યોગથી તન મન અને ચિત્ત સ્વસ્થ રહે છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો

બી પરથી યોગ દિવસ અવસરે રાજ્યના સૌ નાગરિક ભાઈ બહેનોને પ્રેરણા સંદેશ આપ્યો હતો મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે ભારતના યોગનો આ પ્રાચીન વારસો હવે વિશ્વભરમાં સ્વીકૃતિ પામ્યો છે તે સૌ માટે આનંદ અને ગર્વની વાત છે

આ ઉપરાંત તેમણે માથ લાઇફ માય યોગ વિડીયો બ્લોગિંગ સ્પર્ધામાં પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરાયેલી થીમ યોગ એટ હોમ યોગ વીથ ફેમીલી ને અનુલક્ષીને વિવિધ યોગાસનોના વીડીયો પણ અપલોડ કર્યા હતા

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગત મોડી રાત્રે વરસાદ થયો છે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેથી લોકોને ઉકળાટથી રાહત મળી હતી મળતી માહિતી મુજબ સુરત પોરબંદર દેવભૂમિ દ્વારકા કચ્છ અને રાજકોટ સહિત અનેક વિસ્તારમાં હળવાશથી મધ્યમ વરસાદ નોંધાયો છે

કચ્છમાં વર્તમાન સીઝનમાં ગણતરીના કલાકોમાં આજે પહેલીવાર સૌથી વધુ વરસાદ માંડવીમાં વરસ્યો છે

જોત જોતામાં પવન સાથે વરસાદનું જોર વધતું ગયું હતું વરસાદના કારણે શહેરની શોભા સમાન ટોપણસર તળાવમાં પાણીની જોશભેર આવ ક શરૂ થઈ ગઈ છે શહેરના આઝાદ ચોક રામેશ્વર કોલોની નવાપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે

ભારે વરસાદને કારણે મેઘપર ટીટોડીની નદીમાં પુર આવતા નદી બંને કાંઠે વહી રહી છે ચાર ઇંચથી વધુ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે

છોટાઉદેપુર નગરના મકરાણી મહોલ્લા માં એક વ્યક્તિનું કોરોનાના સંક્રમણથી મોત નિપજ્યું છે

પાટણ જિલ્લામાં કોરોનાના આજે વધુ ચાર કેસ નોંધાયા છે

જામનગરમાં પણ આજે ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે ભાવનગરમાં આજે વધુ છ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે

આજે પોઝીટીવ આવેલા તમામ છ વ્યક્તિઓને ભાવનગરથી સર

હોસ્ટિપલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોઝીટીવ કેસોમાં વધારો નોંધાતા જિલ્લા મેજીસ્ટ્રેટ આર

રાવલે એ પી સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કર્યા છે જેમાં પારડી તાલુકા બાલદા ગામના કામડી ફળિયાના હદ વિસ્તારને કન્ટેઇન્મેનટ ઝોન નક્કી કર્યો છે તો પારનેરા ગામે આવેલાં શિવ પેલેસ અને ભોલાનગર ફ્લેટના હૃદ વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે

રાજ્યના લોકોએ વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા સૂર્યગ્રહણ જોવાની મજા માણી હતી

આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે અગાઉ બિનવારસી હાલતમાં મળેલા પેકેટ્સ કરતાં આ થોડાક અલગ છે જૈના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લેવામાં આવી હતી

અભયમ રેસ્ક્યુ વાનના મહિલા કાઉન્સેલર મહિલા પોલીસ કર્મચારી અને પાઇલોટ ઘ્વારા વિવિધ પ્રકારના યોગ કરવામાં આવ્યા હતા